એ અંગે લોકજાગૃતિ કેળવવા બાલિકા દિવસની ઉજવણી શરૂ કરી હતી

રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરનાર તમામ દીકરીઓને વંદન કર્યું છે એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અનેક પ્રયાસો હાથ ધરાયા છે તેમણે દીકરીઓના સશક્તિકરણ માટે કામ કરનાર લોકોના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા

એવું જ ઉદાહરણ પેરા બેડમિન્ટન ખેલાડી વૈશાલી પટેલનું છે પેરા બેડમિન્ટન ખિલાડી વૈશાલી પટેલ ત્રણ વર્ષના હતા ત્યારે જ તેઓ પોલિયોગ્રસ્ત હતા તેમના ડાબા હાથમાં કચાશ રહી ગઈ દિવ્યાંગતા હોવા છતાં તેમણે હિંમત હારી નહીં અને આજે સારી રીતે બેડમિન્ટન રમી શકે છે અને નેશનલ પેરા બેડમિન્ટન ખેલાડી પણ છે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

તેઓ ઈ એપિક ક્રાર્યક્રમનો પ્રારંભ કરાવશે ઈ એપિક મતદાર ફોટો ઓળખપત્રનો ડીજીટલ સ્વરૂપ છે તેઓ નવા પાંચ મતદારોને મતદાર ફોટો ઓળખ પત્ર આપશે આ ઈ એપિક મતદાર ફોટો ઓળખપત્ર કોમ્પુટર અથવા મોબાઈલ દ્વારા ડાઉનલોડ કરીને સાચવી શકાય છે અને તેની પ્રિન્ટ કાઢીને લેમીનેટ પણ કરી શકાય છે મતદારયાદીનાં ફકત એક જ મતદાર સાથે સંકળાયેલાં હોય તેવો મોબાઈલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદાર આવતીકાલથી ઈ એપિક ડાઉનલોડ કરી શકે છે અમારા અરવલ્લીના પ્રતિનિધી જણાવે છે કે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કોરોનાની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ભવન ખાતે યોજાશે

ગઇકાલે રાજકોટમાં ફેડરેશન ઓફ એકેડેમીક એસોસીએશન ઓફ ગુજરાતના હોદ્દેદારો સાથેની બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ મુદ્દે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે તેમણે ખાનગી કલાસીસ શરૂ કરવા અંગે વિચારણા કરાશે તેમ જણાવ્યું હતું

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી મગફળાની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થઈ છે

વિજાપુર બજાર સમિતીમાં મગફળીના ખૂબ સારી આવક થઈ રહી છે આમાં છ હજાર બોરીની આવક નોંધવા આવી હતી